પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનોના સહયોગથી લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે

સી યુ

ટેસ્ટનો સમાવેશ થાય છે તેમણે વધુમાં કહ્યું કે કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે આ ઉપરાંત નિષ્ણાત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંક્રીત કર્યું છે

આવનારા દિવસોમાં ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

લોકોમાં કોરોનાથી બચવાના સરળ ઉપાય માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા માટે તાકીદ કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક ઉકાળાના વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સાથેસાથે માસ્કનું પણ વિતરણ કરી લોકોને કોરોનાથી બચવાના ઉપાયોની સમજણ પણ આપવામાં આવી હતી

આ બેઠકમાં આરોગ્ય સચિવ ડો

મુથમમાએ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજુ કરી દાદરા નગર હવેલી તથા દમણ દીવની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન સિલીન્ડર રેમડેસીવીરની ઉપલબ્ધતા તેમજ સ્ટોકના સંદર્ભમાં ચર્ચા કરી હતી

આ સેન્ટર માટે મુખ્ય દાતા લાખાભાઈ જારીયા દિલુભા જાડેજા અને જયુભા જાડેજાના સૌજન્યથી શરુ કરવામાં આવી છે

સી યુ મેડિકલ સેન્ટર સંયાલિત હોસ્પિટલ સુરેન્દ્રનગર જિલ્લાની મોટી હોસ્પિટલમાંની એક છે અને તે શહેરની મધ્યમાં આવેલ છે

જેમાં દાખલ થયેલાં દર્દીઓની સારવાર ચાલુ પણ થઈ ગઈ છે

અહિં દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ લીધા વિનાં દર્દીઓની મફત સેવા કરવામાં આવી રહી છે આજુબાજુનાં લોકો આ હોસ્પીટલનો પૂરતો લાભ લઈ રહ્યા છે

વડનગર શહેરમાં પણ લોકોએ આવેલુ સ્વૈચ્છિક લોકડાઉનનાં કારણે બંધ રહ્યું હતું બજાર પણ સૂમસામ રહ્યા હતાં તેમજ આંબલિયાસણ સ્ટેશન બજાર પણ દસ દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી છે મહેસાણામાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતાં કોઈ દુકાન ખોલવામાં આવેલ ન હતી લોકોએ સ્વૈચ્છિક સારો સહકાર મળી રહ્યો છે